થોડા વિરામ બાદ ઝરમર મેઘમહેરનો ગુજરાતમાં ઠેરઠેર અનુભવ થયો અમદાવાદથી અમરેલી સુધી છુટાંછવાયા ઝાપટાંએ ઠંડક ફેલાવી પંડિત દિન દથા ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદમાં ગુજરાત ભાજપ દ્વારા ભારત એકતા કૂય યોજાતા કાર્યકર મેદની ઉમટી પડી સ્ટેચ્યુ ઓફ યુનિટિને એક વર્ષ પુરૂ થવા નિમિત્તે પ્રધાનમંત્રીના સંભવિત પ્રવાસની તૈયારી નિહાળવા કેવડીયા પહોંચ્યા કેન્દ્રના ગૃહસચિવ અજયકુમાર ભલ્લા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું છે કે ગાંધીબાપુની દોઢસોમી જન્મ જયંતિ પ્રસંગે સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરાશે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ પ્રસંગે યોજાનાર કાર્યક્રમમાં આ જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે

અને સ્વચ્છતા માટે સમર્પિત બનવા શપથ લેશે

ગુજરાતના અનેક જિલ્લામાં ઝરમર મેઘમહેર આખો દિવસ વરસતી રઠી હોવાના સમાચાર ઠેરઠેરથી મળ્યા છે અમદાવાદમાં બપોરે બફારા બાદ ઝાપટાં શરુ થતાં ઠંડક પ્રસરી છે પંચમહાલ જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડતો રહ્યો છે તો સુરતમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું સાંજે આગમન થયું છે પણ તેને અડીને આવેલા તાપી જિલ્લામાં દિવસ લગભગ કોરો પસાર થયો છે આણંદમાં અયાનક ગાજવીજ અને વંટોળીયા સાથે વરસાદ તૂટી પડતા ગરમીથી ગ્રસ્ત લોકોએ રાહત અનુભવી હતી નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં સર્વત્ર હળવો વરસાદ નોંધાથો છે તો વલસાડમાં મામુલી છાટાં પડ્યા પછી ઉઘાડ નીકળ્યો હતો પાટણ પંથકમાં સમથાંતરે હળવા ઝાપટાં દિવસભર યાલુ રહ્યાં છે અમરેલી શહેર ઉપરાંત દરિયાઇ પદ્ટીમાં વરસાદ નોંધાયો છે મહેસાણમાં એકાદ ઝાપટાં કરતા દિવસ કોરો પસાર થયો છે ડાંગમાં આહવા સાપુતારા અને વઘઇ સહિતના ટેકરાળ પ્રદેશમાં વરસાદ ચાલુ જ છે કચ્છમાં ભુજથી માંડી મુદ્રા વચ્ચે સારો વરસાદ પડ્યો છે પાટનગર ગાંધીનગરમાં પણ હળવો વરસાદ પડ્યો છે ભાવનગર જિલ્લાના છ તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે ઝાલાવાડમાં ધંગ્રધ્રા સુરેન્દ્રનગર અને લખતરમાં પણ વરસાદના હળવા ઝાપટાં શરુ થથા છે તો છોટા ઉદેપુરમાં પણ મેઘમહેર ચાલુ છે અમદાવાદ ખાતે ગુજરાત ભાજપ દ્વારા યોજાયેલી ભારત એકતાકૂયમાં કાર્યકરોની મેદની ઉમટી પડી હતી પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની આગેવાનીમાં નીકળેલી પદથાત્રાના પ્રારંભ અગાઉ પંડિત દિનદયાળ ઉપાધ્યાયને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી એકાત્મ માનવવાદના પરમ ઉપાસક એવા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની આજે જન્મજયંતિ હોવાથી પક્ષના પથદર્શક તરીકે તેમને આદરભરી અંજલી ગુજરાતભરમાં અપાઇ રહી છે અમદાવાદ ખાતે યોજાયેલી રેલીમાં ઉપાધ્યક્ષ આઇ

જાડેજા સહિતના તમામ વરિષ્ઠ પદાધિકારીઓ જોડાયા હતા તાપી જિલ્લામાં દિનદથાળ ઊપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અન્વયે તાલીમ પામેલી આદિવાસી દીકરીઓ રોજગારી મેળવતી થઈ છે ત્રણ માસની કૌશલ્ય તાલીમ આપવા માટે વિવિધ એજન્સી તંત્ર દ્વારા નક્કી કરાઈ છે જ્યાંથી તાલીમ મેળવનાર માટે રોજગાર દાતાની યાદી તૈયાર રાખી મદદરૂપ બનાય છે

પેટાયૂંટણી જ્યાં યોજાવાની છે તે બેઠકોમાં થરાદ રાધનપુર ખેરાલુ બાયડ અમરાઇવાડી લુણાવાડાનો સમાવેશ થાય છે ગાંધીનગર ખાતે રૂપાણી સરકારની કેબિનેટ બેઠક આજે યોજઇ ગઇ જેમાં પ્રધાનમંત્રીના આગામી પ્રવાસની તૈયારી અંગે વિશેષ યર્યા થઇ હતી અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગાંધીજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમદાવાદ તથા રાજકોટ ખાતે કાર્યક્રમ થોજાયા છે યોમાસામાં ફેલાતો પાણીજન્ય રોગયાળો ડામવા માટે આરોગ્યતંત્રને સક્રીય બનાવવા ઉપરાંત દિવાળી અગાઉ રાજ્યભરમાં સડકનું સમારકામ મોટાપાયે હાથ ધરવાની વાત કેબિનેટમાં થઇ હતી મોટર વ્હીકલ એકટ હેઠળમાં અમલી બનેલા સુધારા રાજથમાં લાગુ પાડવા વિશે પણ કેબિનેટમાં ચર્ચા થઇ હોવાનું જાણવા મળે છે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં આયુષ્માન ભારત યોજના હેઠળ ત્રણ લાખ ગોલ્ડન કાર્ડ લાભાર્થીને ઇસ્યુ કરાયા છે જેમાંથી બાવીસ હજારે નાની મોટી સારવાર તથા ઓપરેશન વિનામૂલ્યે કરાવી લાભ મેળવ્યો છે

છેદીલાલની પત્ની લાજવંતી કહે છે કે હોસ્પિટલમાં ક્યાંથ તેમની પાસે પૈસા માંગવામાં આવ્યા નથી

ગુજરાતમાં કાર્યરત વ્યાવસાથિક ફાર્માસિસ્ટને ન્યૂ ઇન્ડિથા માટે સજ્જ કરવા ત્રિમાસિક એકશન પ્લાન જાહેર કરાથો છે જે મુજબ ગ્રાહકોને દવા વિશે જાણકારી આપવા હેલ્પલાઇન તથા નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્રો શરૂ કરાશે દવા ઉત્પાદન એકમો નાંખવા માટે યુવાફાર્માસિસ્ટ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે તેવું પ્રોત્સાહન કાઉન્સીલ તરફથી અપાશે કેન્દ્રના ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ આજે કેવડીયાની રૂબરૂ મુલાકાત લઇ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી ઓક્ટોબરના અંતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પુરુ થવા નિમિત્ત પ્રધાનમંત્રી મોદીની સંભવિત મુલાકાત વિશે આ બેઠક થોજાઇ હોવાનું જાણવા મબ્યું છે ગૃહસચિવ સાથે સરક્ષા એજન્સીના વડાઓ પણ કેવડીયા પહોંચ્યા છે સરદાર સરોવાર તથા સ્ટેચ્ય ઓફ યૂનિટી પરિસરમાં સંભવિત ભવ્ય કાર્યક્રમની પ્રાથમિક તૈયારીઓની સમીક્ષા કરવા આવેલી ટુકડી સાથે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંધ તથા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સહિતના ઉચ્ય અધિકારીઓ જોડાયા હતા જામનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા તમામ જળાશય છલકાય ગયા હોવાથી મહાનગરપાલિકાએ નર્મદાનું પાણી લેવાનું બંધ કર્યુ છે પરિણામે દૈનિક ચાર લાખ રૂપિયાની બચત થઈ રહી છે

રણજીતસાગર તથા સસોઇ જળાશય સારા વરસાદના લીધે ભરાઈ જતા જામનગરને આર્થિક ફાયદો થયો છે

પંચમહાલ જીલ્લામાં મકાઇનું વાવેતર કરતા ખેડૂતોને પુંછડે ચાર ટપકાં વાળી ઇથળનો ઉપદ્રવ રોકવા ખાસ સમજણ આપવાનું આયોજન કરાયું છે ગોધરા ખાતે કાર્યરત આત્મા એજન્સી દ્વારા ખેડુતોને વાકેફ કરવા કાલે બેઠક બોલાવાઇ છે નિશાયર જીવાત તરીકે ઓળખાતી આ ઇથળનો ઉપદ્રવ ચોમાસુ વાવેતરમાં ઠેરઠેર જોવા મળતા કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોનું નુકસાન રોકવા મહેનત શરૂ કરી છે